વી સિંધુ કીદામ્બી શ્રીકાંત સાંઇ પ્રણીત અને અજય જયરામ સ્વીસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની આજે રમાનારી ક્વાર્ટર ફાઈનલ મેચોમાં રમશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ અને નિતી આયોગ દ્વારા ઉત્પાદન આધારિત રાહત યોજના અંગેના વેબીનારમાં બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે આ યોજનાથી વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદનોને પ્રોત્સાહન મળશે તેમજ ગુણવત્તા યુક્ત ઉત્પાદનોને નવું બળ મળશે શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર ગ્રાહકોને વ્યાજબી દરે અને અદ્યતન ટેકનોલોજી વાળા ઉત્પાદનો મળી રહે તે માટે કામ કરી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્પાદન આધારિત રાહત યોજનાનો મુખ્ય ઉદ્દેશ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને દેશને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવાનો છે અમિતાભ કાન્ત નીતી આયોગના સીઈઓ અમિતાભ કાન્તે ઉત્પાદન આધારિત રાહૃત યોજનાના લાભોનો ઉપયોગ કરીને ગુણવત્તા યુક્ત ઉત્પાદનોનો પડકાર જીલી લેવા ખાનગી કંપનીઓને અનુરોધ કર્યો છે ઉત્પાદન આધારિત યોજના અંગેના વેબીનારમાં બોલતાં શ્રી કાન્તે ઉત્પાદન આધારિત યોજના સરળ બનાવવામાં આવી છે તેમ જણાવીને આ અંગેની વિગતો આપી હતી તેમણે ભારપૂર્વક કહ્યું કે નીતી આયોગ ભારતની કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે સઘન કામગીરી કરી રહ્યું છે

બેઠકમાં બંન્ને નેતાઓ બંન્ને દેશો વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધો અંગે વ્યાપક ચર્ચાઓ કરશે તથા કોવિડ બાદની પરિસ્થિતીમાં સહયોગને મજબૂત બનાવવા સહિત અનેક પ્રાદેશિક તથા વૈશ્વિક મુદે વિચારોનું આદાન પ્રદાન કરશે અમારા સંવાદદાતા જણાવે છે કે ભારત સ્વીડન લોકશાહી સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય નિયમો આધારીત કાયદા જેવા મૂલ્યો આધારીત મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે બંન્ને દેશો વેપાર રોકાણ વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સંશોધન અને વિકાસ જેવા ક્ષેત્રે સહભાગીતા ધરાવે છે આસામ ચૂંટણી પશ્ચિમ બંગાળ વિધાનસભાની આગામી પહેલી એપ્રિલે યોજનારી બીજા તબક્કાની યૂંટણી માટેનું જાહેરનામું આજે બહાર પડ્યું છે

જ્યારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ જાહેર થશે યૂંટણી પંચે બંગાળ સરકારમાં કોન્ટ્રાક્ટ પર લેવાયેલ કર્મચારીઓને યૂંટણી પ્રક્રિયાથી અળગા રાખવાનો નિર્ણય રાજ્ય સરકારને આપ્યો છે

એવી જ રીતે આસામમાં બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

કમાન્ડર્સ પરીષદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતના કેવડિયામાં યોજાઈ રહેલી સેનાની ત્રણેય પાંખોના કમાન્ડરોની ત્રણ દિવસની વાર્ષિક બેઠકમાં આજે સંબોધન કરશે આ બેઠકમાં ભારતીય હવાઈદળ નૌકાદળ અને ભૂમિ દળના ટોચના કમાન્ડરો ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવી ભારતીય ઉપખંડમાં ઉભા થનાર સંભવિત ખતરા અંગે સઘન ચર્ચા વિચારણા કરાશે આ ઉપરાંત નવા એર ડિફેન્સ કમાન્ડ અને મેરીટાઈમ કમાન્ડની રચના અંગે ચર્ચા વિ ચારણા કરાશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

પીલભીત જિલ્લાના પોલીસ વડા જયપ્રકાશે જણાવ્યું છે કે નેપાળને અડીને આવેલા વિસ્તારમાં કોઈપણ પ્રકારનો તનાવ નથી જોકે પોલીસ પરિસ્થિતિ પર યાંપતી નજર રાખી રહી છે ઉત્તર પ્રદેશ પોલીસ જણાવ્યા મુજબ ભારતના ત્રણ નાગરિકો સરહદ ઓલંગીને નેપાળ ગયા હતા અને નેપાળ પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ નેપાળ પોલીસે કરેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું બીજો નાગરિક સફળતા પૂર્વક ભારત પાછો ફર્યો હતો જ્યારે ત્રીજો લાપત્તા છે

સિંધુ કીદામ્બી શ્રીકાંત સાંઇ પ્રણીત અને અજય જયરામ સ્વીસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની આજે રમાનારી ક્વાર્ટર ફાઈનલ મેચોમાં રમશે

વી સિંધુ અને થાઇલેન્ડની બુસનાન વચ્ચે જ્યારે અજય જયરામ અને થાઈલેન્ડના કુલવંત વીતીદસરન વચ્ચે મુકાબલો થશે એવી જ રીતે શ્રીકાન્ત થાઈલેન્ડના કાન્તાફોન જ્યારે સાંઇ પ્રણીત લીજી જીયા સામે રમશે

વેંકેંચા નાયડુ આજે નવસારીની મુલાકાત લેશે

આ કેન્સર હોસ્પિટલ બન્યા બાદ દક્ષિણ ગુજરાતનાં લોકો માટે કેન્સર સહિતના જીવલેણ રોગની આધુનિક સારવાર કિફાયતી દરે ઉપલબ્ધ થશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે એલ

નાયકના પરિવારની જજેમત અને દાનથી આ હોસ્પિટલ ઊભી થઈ રહી છે

ઓપેક ખનીજ તેલનું ઉત્પાદન કરતાં દેશોનાં સંગઠન ઓપેક ખનીજ તેલનાં ઉત્પાદનમાં ધટાડો કરવા લેવાયેલાં નિર્ણયોને અમલ આગામી એપ્રિલનાં અંત સુધી વધારવાનો નિર્ણય લીધો છે ઓપેક વતી સાઉદી અરેબીયાએ જણાવ્યું છે કે ઓપેક સંગઠનનાં સભ્ય દેશોએ ખનીજ તેલનાં ઉત્પાદનમાં દરરોજ દસ લાખ બેરલ ધટાડાનો નિર્ણય લીધો છે આ નિર્ણયમાં રશિયા અને કઝાગીસ્તાન જેવા સાથી દેશોને થોડીક છૂટ આપવામાં આવી છે

વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણનું ભવિષ્ય તથા તે અંગેનાં ઉકેલ તથા નીતીઓ અંગે સમર્પિત નેતૃત્વનું સન્માન કરવા આ એવોર્ડ આપવામાં આવે છે